સંરક્ષણમંત્રીના કાર્યાલયના જણાવ્યા મુજબ શ્રી સિંહે એ વાત પર ભાર મુક્વો છે કે ચીની સૈનિકોની કાર્યવાહી મોટી સંખ્યામાં સૈનિકોને એકત્રિત કરવા તેમનો આક્રમક વ્યવહાર અને યથાસ્થિતિને એકતરફી રીતે બદલવાની કોશિશ દ્વિપક્ષીય સમજૂતીનું ઉલ્લંઘન છે શ્રી સિંહે છેલ્લા કેટલાય મહિનાઓમાં ભારત ચીન સરહદી વિસ્તારોના પશ્ચિમી વિસ્તારમાં ગૈલબાન ખીણ સહિત વાસ્તવિક નિયંત્રણ રેખાની સાથેના ઘટનાક્રમ ઉપર ભારતની સ્થિતિને સ્પષ્ટરૂપે વ્યક્ત કરી છે

આ પ્રસંગે તેમણે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આ એવોર્ડ એનાયત કર્યા બાદ કહ્યું કે શિક્ષક વાસ્તવિક રાષ્ટ્ર નિર્માતા છે શિક્ષક બાળકોના ચારિત્ર્ય નિર્માણનો પાયો તૈયાર કરે છે જેથી બાળકો દેશના જાગૃત નાગરિક બની શકે રાષ્ટ્રપતિએ કહ્યું કે માત્ર સારી ઇમારત મોંઘા ઉપકરણો અથવા સુવિધાઓ જ એક સારી શાળાનું નિર્માણ નથી કરતી પરંતુ શિક્ષકોનું સમર્પણ એક સારી શાળા બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ છે તેમણે કહ્યું કે શિક્ષકોને શિક્ષણ પ્રણાલીમાં મૌલિક પરિવર્તનનું કેન્દ્ર બનવું જોઇએ શ્રી કોવિંદે કહ્યું કે નવી શિક્ષા નીતિ મુજબ યોગ્ય શિક્ષકો માટે દરેક પ્રકારના પગલા લેવાની જરૂરિયાત છે

રાષ્ટ્રપતિએ કહ્યું છે કે નવી શિક્ષણ નીતિ આપણા બાળકોના ભવિષ્યની જરૂરિયાતો માટે તૈયાર કરવાનો પ્રયાસ છે અને આને જુદાજુદા પક્ષકારોના સલાહ સૂચનો બાદ તૈયાર કરવામાં આવી છે આ પ્રસંગે શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને શિક્ષણ રાજ્યમંત્રી સંજય ધોત્રે પણ ઉપસ્થિત રહ્યાં હતાં શ્રી નિશંકે પોતાના સંબોદનમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની વચ્ચે સારા સંબંધો પર ભાર મૂક્યો છે શ્રદ્ધાંજલી શિક્ષકદીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ પર આજે રાષ્ટ્રપતિ ભવનમાં તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ ભવનના કર્મચારીઓને ડોક્ટર રાધાકૃષ્ણનના ફોટા પર પુષ્પ અર્પણ કર્યા હતા રાષ્ટ્રપતિએ પોતાના સંદેશામાં કહ્યું છે કે ડોક્ટર રાધાકૃષ્ણન જાણીતા ચિંતક પણ હતાં અને તેમણે કહ્યું હતું કે શિક્ષક એવો વ્યક્તિ છે કે જે માત્ર શિક્ષણ નથી આપતો પરંતુ વિદ્યાર્થીઓના નૈતિક મૂલ્યોનું પણ ઘડતર કરે છે આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી માહિતી અને પ્રસારણમંત્રી તથા કેન્દ્રિય શિક્ષણ મંત્રીએ પણ શિક્ષક દિવસ પર દેશભરના શિક્ષકોને શ્રભકામનાઓ પાઠવી છે

વેંકૈયા નાયડુએ ભારતના બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર એસ રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલી અર્પણ કરતા એક ટ્વીટ સંદેશામાં જણાવ્યું છે કે ડોક્ટર એસ રાધાકૃષ્ણન જાણીતા શિક્ષક ચિંતક વિદ્વાન રાજનેતા અને લેખક હતાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ડોક્ટર રાધાકૃષ્ણનનું જીવન અને કાર્ય દરેક ભારતીયને પ્રેરિત કરે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિવસ પર શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી છે

શ્રી જાવડેકરે પાર્લે તિલક વિદ્યાલય સંગઠનના એકસોમાં શિક્ષક દિવસ સમારોહને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરતા કહ્યું હતું કે આ શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે શિક્ષણ પ્રક્રિયાને મનોરંજક બનાવશે માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી જાવડેકરે કહ્યું કે દેશભરના વિદ્યાર્થીઓ મહત્વાકાંક્ષી થઇ રહ્યાં છે આર્થિક વિકાસથી વાલીઓની આવકમાં વધારો થયો છે અને પોતાના બાળકોને સારૃં શિક્ષણ આપી રહ્યા છે

બિપીન રાવત ચીફ ઓફ ડિફેન્સ જનરલ બિપીન રાવતે કહ્યું છે કે ભારત સ્વદેશી ટેકનિકોની મદદથી યુદ્ધ જીતવા માટે પ્રતિબદ્ધ છે તેમણે કહ્યું કે સરકાર અને સશસ્ત્ર સેનાઓ આ અંગે પહેલાથી જ મેઇક ઇન ઇન્ડિયા સંરક્ષણ અભિયાન પ્રત્યે પોતાનું સંકલ્પ અને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી યુક્યું છે જનરલ રાવતે સોસાયટી ફોર એરોસ્પેસ મેરીટાઇમ એન્ડ ડિફેન્સ સ્ટડીઝના એક સેમીનારને ઓનલાઇન સંબોધિત કરતા કહ્યું કે ઉભરતા સુરક્ષાના પરિદ્રશ્યમાં વિસ્તરતા જતા પાડોશીઓમાં રણનીતિક સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવાની સાથે સાથે આંતરરાષ્ટ્રીય સીમા નિયંત્રણ રેખા અથવા વાસ્તવિક નિયંત્રણ રેખાનું રક્ષણ પણ જરૂરી છે તેમણે કહ્યું કે ભારત અમેરિકાની સાથે પોતાના ઉભરતા સંબંધોને મહત્વ આપે છે અને રશિયાની સાથે પોતાના પરંપરાગત સંબંધોનો ઉપયોગ કરે છે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

સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો થવાથી દેશમાં કોવિડના કેસોમાં ઘટાડો નોંધાયો છે કેન્દ્ર સરકારની નીતિઓ પ્રભાવશાળી કામગીરી અને ટેસ્ટ ટ્રેક અને ટ્રીટ નીતિથી સાજા થવાનો દર વધ્યો છે અને મૃત્યુ દર ઘટ્યો છે

જે વિશ્વમાં સૌથી ઓછો છે

જા પાન જાપાન સરકાર ચીનને છોડીને પોતાનો ઉત્પાદન પ્રોજેક્ટ ભારત બાંગ્લાદેશ અને દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશો એટલે કે આસિયાન દેશોમાં સ્થાપિત કરવાની ઇચ્છા ધરાવતી જાપાની કંપનીઓને સબસીડી આપશે

હવે કેટલાય દેશો ચીનને છોડવા અથવા વેપાર અને ખરીદીના મુદ્દે ચીન ઉપર પોતાની નિર્ભરતા ઓછી કરવા પર વિયાર કરી રહ્યાં છે બ્રિક્સના દેશો બ્રિક્સના દેશોએ વિશ્વના જુદાજુદા ભાગોમાં વધી રહેલી હિંસા અને સંઘર્ષથી પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્તરો પર પડતા દુષ્પ્રભાવને લઇને ચિંતા વ્યક્ત કરી છે

વિદેશ મંત્રીઓએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સંકલ્પની ચર્ચા કરી જેમાં કહેવામાં આવ્યું કે આતંકી જૂથોની વિરૂદ્ધ સૈન્ય અભિયાનને છોડીને અન્ય પ્રકારની દુશ્મનાવટ કોઇપણ પ્રકારે તાત્કાલિક પૂર્ણ કરવી જોઇએ ભારતે આતંકવાદથી સામનો કરવા માટે બ્રિક્સ દેશોના તમામ પાંચ દેશોની વચ્ચે સહયોગ વધારવાની માંગ કરી છે